પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અમેરીકા વ્યુહાત્મક ભાગીદારી મંચની બેઠકમાં મુખ્ય પ્રવચન આપતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતી આપણને માનવકેન્દ્રીત વિકાસનો અભિગમ આપનાવવાની શીખ આપે છે વિશ્વની કંપનીઓ વિશ્વસનીય અને સ્થિર નીતીની તરફેણ કરે છે

ભારતમાં જાહેર તથા ખાનગી ક્ષેત્રમાં રોકાણની ઘણી તકો છે તેમ જણાવીને શ્રી મોદીએ ભારત સરકાર દ્વારા કોલસો રેલ્વે અવકાશ સહિત વિવિધ ક્ષેત્રમાં રોકાણકારોને અપાયેલી છૂટની વિગતો આપી હતી

હૈદરાબાદ ખાતે આ પ્રોબશનરોને પ્રાથમિક અભ્યાસમાં કાયદો નેતૃત્વ અને વ્યવસ્થાપન આંતરીક સલામતી ફોરેન્સીક જેવા વિવિધ વિષયોનો પરિચય અપાયો હતો

આ અગાઉ તેમણે મસૂરી ખાતેની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહિવટી અકાદમી ખાતે ફાઉન્ડેશન કોર્સ પુરો કર્યો હતો

હથિયાર નિર્માણનાં આ સંયુક્ત પ્રયાસો ઉપક્રમે આયુધ ફેકટરી બોર્ડની પણ બહુમતીથી સ્થાપનાં કરાશે અને ઉત્તર પ્રદેશનાં કોરાવાનાં હથિયાર કારખાનાંમાં આ રાઈફલોનું ઉત્પાદન કરાશે

જયશંકરે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુસાફરોની સરળતાથી આવન જાવન કરી શકે તે હેતુથી ત્રણ સિદ્ધાંતોના આધારે પ્રક્રિયા નક્કી કરવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ક્રોવિડની ચકાસણીના ચોક્કસ ધારાધોરણો નિર્ધારીત કરવા ક્વોરન્ટાઈનની પદ્ધતિ સુનિશ્ચિત કરવા તથા મુસાફરી અંગેના ધારાધોરણો સુનિશ્ચિત કરવા બધા જ દેશોએ સંકલિત પ્રયાસ કરવા જોઈએ શ્રી એસ જયશંકરે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે લીધેલા વંદે ભારત મિશન સહિતના પગલાંઓની વિગતો આપી હતી કોવિડ રોગયાળાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા આ પરિષદ યોજવામાં આવી હતી

શ્રી સર્વાનંદે ભારપૂર્વક જણાવ્યું કે બધાં જ પૂર્વાત્તર રાજ્યોએ આ ક્ષેત્રનાં વિકાસ માટે સાથે મળીને કામ કરવું જોઈએ વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોત્તર રાજ્યોનાં વિકાસ માટે વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તાવને ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ભારત તમામ મુદ્દાઓનેઓ શાંતિપૂર્વક મત્રણા દ્રારા ઉકેલ લાવવામાં ઈચ્છે છે તેમણે કહ્યું કે ભારત ચીન સરહદે ચીન દ્રારા છેલ્લા યાર મહિનામાં લેવાયેલા પગલાંનાં લીઘે હાલની સ્થિતિ ઉભી થઈ છે શ્રી અનુરાગે ભારપૂર્વક કહ્યું કે ચીન દ્રારા લેવાયેલા એકપક્ષીય પગલાઓનાં લીધે બંન્ને દેશો વચ્ચેની દ્રિપક્ષીય સમજૂતીનો ભંગ થયો છે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંન્ને દેશનાં સેનાનાં કમાન્ડરો પરિસ્થિતીને ઉકેલવા વાતચીય કરી રહ્યા છે શ્રી અનુરાગે ભારપૂર્વક કહ્યું કે બંન્ને દેશોનાં વિદેશમત્રીઓ તથા ખાસ પ્રતિનિધિઓએ યર્યાનાં અંગે મેળવેલી સર્વસંમતિ મુજબ બંન્ને દેશો પૈકી કોઈએ પણ ઉશકેરણીજનક પગલું ભરવું જોઈએ નહીં

તેમણે કહ્યું કે વિશ્વની સરખામણીએ ભારતમાં કોવિડનાં કેસનોનું પ્રમાણ નોંધાપાત્ર રીતે ઓછુ છે

અમેરીકાના તબીબી સંગઠનની સત્તાવાર પત્રિકામાં છપાયેલા અભ્યાસ જૂથના અહેવાલના આધારે આરોગ્ય સંસ્થાએ કોવિડના ખૂબ જ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને સ્ટીર્રોઈડ દ્વારા સારવાર આપવાની ભલામણ કરી છે જો કે કોવિડના સામાન્ય દર્દીઓને આવી સારવાર આપવાની ભલામણ કરાઈ નથી પત્રિકામાં જણાવ્યા મુજબ સાત જૂથો ઉપર કરેલા પ્રયોગોના તારણો જણાવે છે કે કોવિડના ખૂબ જ ગંભીર સ્થિતીવાળા દર્દીઓને સારવારના શરૂઆતના તબક્કામાં સ્ટીરોઈડ આપવામાં આવે તો તેના મૃત્યુની સંભાવના ઘટી જાય છે